ઉપરાંત લોકોને અપીલ પણ કરી છે કે રસી લો સાવચેતી રાખો અને સલામત બનો તેમણે દેશ સામેના કોવીડના પડકારનો છેલ્લા એક વર્ષથી અગ્રીમ ફરોળમાં રહીને સામનો કરી રહેલા તબીબો નર્સો તથા એપ્બ્યુલન્સના યાલકો વગેરેની સઘન કામગીરીને બિરદાવી હતી

તેમણે કોવીડની આશંકા હોય તો સારવાર વહેલી લેવી વિયારો સકારાત્મક રાખવા યોગ પ્રાણાયમ જેવા પૂ રક ઉપાયો કરવા વિશ્વસનીય સૂ ત્રો પાસેથી માહિતી મેળવવા ઉપરભાર મૂ કથો હતો શ્રીનગરના ડોકટર નાવીદનઝીર શાહે કોવીડના સંક્રમણને રોકવા માટેના નિયમોનું યુસ્તપણે પાલન કરવા અનુ રોધ કરીને રસીનું મહત્વ સમજાવ્યું હતું પ્રધાનમંત્રીએ પરિવારના સભ્યોની સંભાળ લેવાની સાથે સાથે કોવીડના દર્દીઓની સેવા કરતી રાયપુરની નર્સ ભાવના ધૂવ સાથે વાતયીત કરી અને દર્દીઓ સાથેના અનુભવો જાણ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ સંદેશ ક્રારા દેશવાસીઓને મહાવીર જયંતીની શુ ભકામના પાઠવી જણાવ્યુ ભગવાન મહાવીરનું જીવન આપણને શાંતિ અને આમ સંયમની સમજ આપે છે તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મહાવીર જયંતીના પર્વે લોકોને શુભેચ્છા સહ સામુહિક આત્મ સંયમના બળે કોરોનાને હરાવવા માટે સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો દરમ્યાન કચ્છમાં ભુજમાંડવી રાપર મુન્દ્રાવર્ધમાન નગર ભુજોડી વગેરે વિસ્તારોમાં જૈન શ્રાવકો ્રારા પોતાના નિવાસ સ્થાને રહી પ્રતિક્રમણ સામયિક નવકાર મંત્રણાજાપ સાથે ઉપાસના કરી સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી નાબુદ થાય તે માટે પ્રાર્થના કરી મહાવીર જયંતીની સાદગીથી ઉજવણી કરવામાં આવી